ગુજરાતમાં ધ્વારકાના શિવરાજપુર બીય સહિત દેશના આઠ દરિયા કિનારાને આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ પ્રમાણપત્ર મબ્યુ આઇપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટે હાર

જયારે બીજી મેયમાં દિલ્હી કેપીટલ્સે મુંબઇ ઇન્ડીયન્સ સામે ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કર્યુ

પ્રધાનમંત્રીએ આજે વીડીયો કોન્ફરન્સીંગ ધ્વારા સ્વામીત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે આ યોજના કરોડો ભારતીયોનું જીવન બદલવા માટે સીમાયિન્હરૂપ સાબિત થશે અને કરોડો લોકો સશકત થશે શ્રી મોદીએ કહયું કે છ લાખ કર ફજાર ગામના લોકોને તબકકાવાર પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવશે પ્રોપર્ટી કાર્ડના વિતરણથી લોકોને બેંક લોન સહિત અનેક નાણાંકીય સુવિધા મળી શકશે તેનાથી સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજાને પણ રોકી શકાશે પ્રધાનમંત્રીએ વિપક્ષની ટીકા કરતા કહયું કે જે લોકો કિસાનોને આત્મનિર્ભર બનતા નથી જોવા માંગતા તેમને કૃષિ ક્ષેત્રમાં સુધારાઓથી વાંધા છે તેમણે કહ્યું કે આવા લોકોના કારણે દેશનો વિકાસ નહી રોકાય અને ગામડા તથા ગરીબોને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન યાલુ રહેશે તેમણે કહયું સ્વામિત્વ યોજનાની ભૂમિકા આ દિશામાં મહત્વપુર્ણ પગલું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશના બે મહાન સપુતો ભારતરત્ન જયપ્રકાશ નારાયણ અને ભારત રત્ન નાનાજી દેશમુખની જયંતી પર આ પ્રકારનું મોટુ કામ થઇ શકથું છે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોપર્ટી કાર્ડ ધારકો સાથે વાતચીત પણ કરી હતી

ભાજપ કેન્દ્રીય યુંટણી સમિતિએ આ ઉમેદવારોની સૂચિને અંતિમ ઓપ આપ્યો છે પાર્ટીએ ગુજરાતની સાત મણીપુરની યાર ઝારખંડ અને ઓડીશાની બે બે તથા છત્તીસગઢની એક વિધાનસભા બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે પાર્ટીએ પૂર્વમંત્રી ડોકટર લોઇસ મરાડીને ઝારખંડમાં દુમકા બેઠકથી ડોકટર ગંભીરસિંહને છત્તીસગઢની મરવાહી બેઠકથી રાજકિશોર બહેડાને ઓડીશાની તિરતીલ બેઠકથી જે

કાકડિયાને ગુજરાતની ધારી બેઠક પરથી અને ઓઇનામ લુખોઇસિંહને મણીપુરની વાનગોઇ વિધાનસભા બેઠક પરથી યુંટણી મેદાનમાં ઉતાર્યા છે

મણીપુરમાં પેટા ચુંટણી સાતમી નવેમ્બરે કરાવાશે સીબીઆઇ હાથરસ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઇએ હાથરસ ઘટનાની તપાસની કામગીરી સંભાળી લીધી છે અને આરોપીઓ વિરુધ્ધ કેસ દાખલ કરી લીધો છે સીબીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે આ તપાસ માટે એક ટુકડી રચવામાં આવી છે

ઉત્તર પ્રદેશ સરકારની ભલામણ અને ત્યારબાદ કેન્દ્ર સરકારના આદેશથી સીબીઆઇએ આ કેસ દાખલ કર્યો છે

તેમણે તહેવારો દરમિયાન ભીડ એકત્રિત ન કરવાની પણ સલાહ આપી છે રવિવાર સંવાદની પાંચમી કડીમાં સોશિયલ મીડીયા પર પ્રશ્નોત્તરી દરમિયાન તેમણે લોકોને ચેતવણી આપી કે ધાર્મિક સ્થળો પર પણ માસ્કનો ઉપયોગ ખાસ કરવો અને બેદરકારી બિલકુલ ના રાખવી

ભાજપના સંસ્થાપકોમાંથી એક વિજયારાજે સિંઘિયાને ગ્વાલિયરની રાજમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સિકકો વિજયારાજે સિંધિયાની જન્મશતાબ્દી પર બહાર પાડવામાં આવી રહયો છે આ વિશેષ સ્મારક સિકકો નાણામંત્રાલયે તૈયાર કર્યો છે અને જન્મશતાબ્દી સમારોહોનો ભાગ છે

આ અસાધારણ ઉપલબ્ધિ છે કોઇપણ દેશને એક જ પ્રયત્ને આઠ દરિયા કિનારાને આ પ્રમાણપત્ર મબ્યુ નથી આંતરરાષ્ટ્રીય બ્લ્ ફલેગ પ્રમાણપત્ર મેળવનારા દરિયા કિનારામાં ગુજરાતમાં ધ્વારકાનો શિવરાજપુર બીચ દિવનો ઘોઘલા બીચ કર્ણાટકના કાસરકોડ અને પેડુબિદરા બીય કેરળમાં કાપ્પડ આંધ્ર પ્રદેશમાં સુશીકોડા ઓડીશામાં ગોલ્ડન બીય અને અંડમાન અને નિકોબાર ટાપુઓમાં રાધાનગર બીયનો સમાવેશ થાય છે

દુબઇમાં રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેયમાં રાજસ્થાનનો પાંચ વિકેટે વિજય થયો છે

જો કે ત્યાર પછી સંજુ સેમસન ઉથપ્પાએ વધુ રકાસ અટકાવ્યો હતો

થોડીવાર પહેલા અબુધાબીમાં શરૂ થયેલી આજની બીજી મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ સામે ટોસ જીતીને દિલ્હી કેપીટલ્સના સુકાનીએ પણ પહેલા બેટીંગ પસંદ કર્યુ છે